શ્રી દિપક મિશ્રા આંતરરાષ્ટ્રીય કાયદા સંગઠન દ્વારા આયોજીત અદાવતો પ્રસાર માધ્યમો અને તટસ્થ કાયદેસર કાર્યવાહી આ વિષય ઉપર પ્રાસંગીક પ્રવચન કરી રહ્યા હતા તેમણે ભારતીય સમૂહ પ્રસાર માધ્યમોને આત્મનિરીક્ષણ કરીને જવાબદારી અને પરિપકવતાની ભાવના વિકસાવવા અનુરોધ કર્યો છે

અગાઉ ન્યાયાધીશ વી પી અગ્રવાલે આ ત્રણેયને તોફાન મીલકતને નુકસાન પહોંચાડવું તથા ગેરકાયદેસર રીતે એકઠા થવાને લગતી આઇપીસીની કલમો હેઠળ બે વર્ષ જેલની સજા ફરમાવી હતી

ઉલ્લેખનીય છે કે આ તોફાનોમાં તોફાને ચઢેલા ટોળાએ કારને આગ ચાંપી હતી તથા સ્થાનીક ભાજપના સાંસદ ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી